સર્વોચ્ય અદાલતે કોવિડના કારણે નીટ અને જે ઈ ઈ

ટી

પરીક્ષા મોકૂફ રાખવા માંગતી અરજીને ફગાવી દીધી છે અદાલતે અરજીને ફગાવી દેતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓની કારકિર્દીને લાંબા સમય સુધી જોખમમાં મુકી શકાય નહીં

જસ્ટિસ અરૂણ મિશ્રા બી

ગવાઇ અને કૃષ્ણ મુરારીની બેન્ચે ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી મુલતવી રાખવાની અરજી પર નિરીક્ષણ કર્યું હતું કે જીવન રોકી શકાતું નથી અને આપણે તમામ સલામતી સાથે આગળ વધવું પડશે

તેમણે આ કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં એક માર્ગ સલામતી પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું હતું

આ કાર્યક્રમમાં મંત્રીઓ ડો જિતેન્દ્રસિંઘ રાજ્યમંત્રી જનરલ વી

સિંઘ મણિપુરના મુખ્યમંત્રી એન

આ પ્રસંગે શ્રી ગડકરીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ ઉત્તરપૂર્વનાં રાજયોના વિકાસના પ્રોજેક્ટ હાથ ધરવાની ખાસ સૂચના આપી છે

કેન્દ્રીય મંત્રીએ મણિપુરના મુખ્યમંત્રીને વિનંતી કરી કે જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે રાજ્ય સરકારે પર્યાવરણને પ્રદૃષણ મુક્ત બનાવવામાટે પેટ્રોલ અને ડીઝલના વૈકલ્પિક બળતણોની શોધ કરવી જોઈએ આ નવા હાઈવે પ્રોજેક્ટ હેઠળ નેશનલ હાઇવે અને ઇન્ફાસ્ટ્રક્યર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને મણિપુર રાજ્યના જાહેર બાંધકામ વિભાગ રાજ્યના રસ્તાઓનો વિકાસ કરશે તેમાં ઇમ્ફાલથી મોરેહ માર્ગના કેટલાક વિભાગોનાચાર માર્ગીકરણનો સમાવેશ થશે જે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને જોડતો હોય છે

તમામ રાજ્યોઅને કેન્દ્ર શાસિત પ્રદેશો સચિવો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સ્વતંત્રતા દિવસના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ ડોલ્ફિન અને પ્રોજેક્ટ સિંહવિશે જાહેરાત કરી હતી

એ જણાવ્યુ છે કે અત્યાર સુધીમાં ભારતભરમાં ત્રણ કરોડ એકતાલીસ હજાર અને ચારસો નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે

આનો ઉપયોગ કોવિડના હળવા કેસોમાં થઈ શકે છે

ફિલ્મ મુંબઈ મેરી જાન દ્રશ્યમ અને મદારી માટે તેઓ જાણીતા હતા

શ્રીકામત લિવરની બિમારીથી પીડાતા હતા અને હૈદરાબાદની એ

જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને મરાઠી ભાષામાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો હતો